ખરીફ ઋતુની ખેતીની પ્રગતિની સમીક્ષા કરવા અને રવિ ઋતુ માટેની યોજના બનાવવા માટે આજે યોજાયેલ રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કરતાં શ્રી તોમરે જણાવ્યું કે કૃષિ માળખાગત સુવિધા અને ખેડુતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે તાજેતરમાં કૃષિ ઉદ્યમીઓ ખેડૂત સંગઠન અને સ્થાનિક સરકારી એજન્સીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ પેકેજિંગ અને વેક્સિંગ પ્લાન્ટ્સ માટેની સુવિધા બનાવવા માટે ચાર વર્ષથી કૃષિ માળખાગત ભંડીળ એઆઈએફ યોજના શરૂ કરવામાં આવી છે તેમણે કહ્યું કે રાજ્યોને કામચલાઉ ફાળવણી કૃષિ અને સંલઝ્ન ક્ષેત્રોમાંથી રાજ્યના ઉત્પાદનના કુલ મૂલ્યના આધારે કરવામાં આવી છે

કૃષિ ઉત્પાદન કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવા માટે ખેડુતોને માર્કેટિંગની સ્વતંત્રતા સંબંધિત બે બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યા છે શ્રી તોમરે જણાવ્યું હતું કે ખેડૂતોને જુદી જુદી જગ્યાએ પોતાનું ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા મળશે હાલના નેટવર્ક દ્વારા સરકાર લધુતમ ટેકાના ભાવ પર ખરીદી ચાલુ રાખશે તેમણે ઉમેર્યું કે આ પગલાં મોટા પ્રમાણમાં ખાનગી રોકાણને આકર્ષિત કરશે જેના પરિણામે કૃષિના ઝડપી વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવશે શ્રી તોમરે જણાવ્યું હતું કે સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવા માટે નાબાર્ડ સાથે પાંચ હજાર કરોડ રૂપિયાનું ખાસ સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ ઊભું કરાયું છે

તેમાં કોંગ્રેસના સભ્યો રાજીવ સાતવ રિપન બોરા અને નાઝિર હ્સેન ટીએમસીના સભ્યો ડેરેક ઓ બ્રાયાન અને માર્ક્સવાદી પક્ષના સાંસદ કે

રાગેશ અને ઇલામરામ કરીમ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સંસદીય બાબતોના રાજ્યમંત્રી વી

ધ્વનિ મતથી આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો અને અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ કરેલા સભ્યોના નામની ઘોષણા કરી હતી શ્રી નાયડુએ ગઈકાલની ઘટનાને અસ્વીકાર્ય અને નિંદાજનક ગણાવી હતી તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાએ ઉપલા ગૃહની છબીને દૂષિત કરી દીધી છે અને તે એક ખરાબ દિવસ હતો

શ્રી નાયડુએ ઉમેર્યું કે આંદોલનકારી સભ્યોએ સામાજિક અંતર અને અન્ય કોવિડ ધારાધોરણોનું પણ ઉલ્લંઘન કર્યું હતું

મહત્વનું છે કે રાજ્યસભામાં ગઈકાલે કૃષિ બિલ પસાર કરાયું ત્યારે સર્જાયેલા શોરબકોરને પગલે સભાપતિએ આઠ સંસદ સભ્યોને એક અઠવાડાય માટે સસ્પેન્ડ કર્યા છે જેમાં કોંગ્રેસ તૃણમુલ કોંગ્રેસ માર્કસવાદી સામ્યવાદી પાર્ટીના સાંસદ અને આમ આદમી પાર્ટીના સભ્યોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી બિહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નવ ધોરીમાર્ગના પ્રોજેકટોનો વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આજે શિલાન્યાસ કર્યો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફ્રષિ સુધારણા બિલ અંગે આભાર માન્યો હતો વધુમાં શ્રી કુમારે કહ્યું હતું કે કૃષિ બિલ લાગુ થયા પછી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે

આ માર્ગોના લીધે બિહારમાં તથા પાડોશી રાજયો ઉત્તરપ્રદેશ તથા ઝારખંડ સાથે માલ સામાનની હેરફેર અને લોકોની અવર જવર સરળ બનતા આ વિસ્તારના આર્થિક વિકાસને નવું બળ મળશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ભારત ચીન સરહદની સ્થિતિ અંગે દોઢ મહિના પછી વાતચીત થઈ રહી છે તાજેતરમાં શાંઘાઈ સહકાર સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકની ફલશ્રુતિ સ્વરૂપે આજે મોલ્દોની બેઠકમાં વિદેશમંત્રાલયના સંયુક્ત સચિવ પણ જોડાયા છે

આ ક્લોન ટ્રેનો મુખ્યત્વે થ્રી ટાયર એસી કોયવાળી તેમજ ઓછા સ્ટેશને રોકાનારી હોવાથી વધુ ઝડપે જનારી અને પેરેન્ટ ટ્રેન એટલે કે મૂળ ગાડીના સમય પહેલા ઉપડનારી ટ્રેન હશે તાકીદની પરિસ્થિતિમાં અથવા છેલ્લી ઘડીએ આયોજન સાથે મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો માટે ક્લોન ટ્રેન આશિર્વા દરૂપ બનશે

દક્ષિણ પશ્ચિમ રેલવે છ ગાડીઓ ગોવા અને દિલ્ઠી કર્ણાટકથી બિહાર અને કર્ણાટકથી દિલ્હી વચ્ચે ચલાવશે

કોવિડ દેશ ભારત કોવિડના રોગીઓ સ્વસ્થ થવાની બાબતમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે

શેરબજાર વૈશ્વિક વેચવાલી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલમાં થયેલા નુકસાનના પગલે આજે શેર બજારમાં બે ટકાથી વધુ ઘટાડો થયો છે

મુંબઈ શેર બજાર સેન્સેકસ આજે સાડા ત્રણ ટકાની આસપાસ ગબડ્યો

મકાન તૂટ્યું રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે